નોંધણી કરાવેલ ખેડૂતોનો તુવેરનો જથ્થો તા

મોડાસા ખાતે અતિથિગૃહ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે આ મુજબ જણાવવ્યું હતું વધુમાં નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેયું હતુંકે રાજ્યસરકાર દ્વારા હાલ પ્રાયોગિક ધોરણે પોલીસ ચેકપોસ્ટ દૂર કરવામાં આવી છે

ટી ઓ

વધુમાં પાકિસ્તાન તરફથી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આવેલા તીડના ઝુંડનો ખાત્મો બોલાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમ કામ કરી રહી છે તેમ પણ નાયબ મુખ્યમંત્રીએ જણાવવ્યું હતું

તેમાં મોડાસાના અતિથિગૃહ સ્પોર્ટસ સંકુલ શેલ્ટરહાઉસ અને માલપુર ખાતે વિશ્રામગૃહ અને પાલ્લા ખાતે આરેગ્યકેન્દ્રનું લોકાર્પણનો સમાવેશ થાય છે નાયબ મુખ્યમંત્રી મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા

ભાજપના કાર્યકરો દ્વારા શરૂ થયેલી જન જાગૃતિ ઝુંબેશ માં હવે સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ ઉમેરાતી જાય છે ડાંગ જિલ્લા વઘઇ ખાતે ગ્રામજનો દ્વારા સી એએ ના સમર્થન માં રેલી કાઢવા માં આવી હતી કથાકાર પ્રકુલ્લ ભાઈ શુક્લ અને વઘઈ ના આગેવાન ઘનશ્યામ ભાઈ પટેલ દ્વારા ઉમટી પડેલ માનવ મેદની ને સી એ

વિષે માહીતી આપવામાં આવી હતી આ રેલીમાં માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ સહિત તાલુકા તથા વઘઇ નગરના લોકો સમર્થન રેલીમાં જોડાયા હતા

અમારા સુરતના પ્રતિનિધિના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે નાગરીક સુધારા કાયદો અમલમાં લાવતા આ કુટુંબીજનોમાં આશા બંધાઈ છેકે તેમને સત્વરે નાગરીક્તા મળશે

ગઈકાલે વિજલપોર નગરપાલિકાના નગર સેવકોની પાલિકાના પ્રમૂખ જગદીશ મોદીના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં બહ્મતીથી આ નિર્ણય કરવામાં આવ્યો હતો

બાદમાં પ્રમુખે પોતાનો મત તરફેણમાં આપતાં આ દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલના પહાડી વિસ્તારોમાં અને ઉત્તરભારતમાં પડી રહેલી કડકડતી ઠંડીની અસર ગુજરાતમાં પણ આવતીકાલથી લધુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી જેટલું ઘટશે તેવી આગાહી કરાઈ છે

ઠંડીની સાથે ઇશાનનો શિયાળુ પવન ચાલુ રહેવાથી હવામાં ભેજનું પ્રમાણ ઘટશે

શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાવાસીઓના ઉત્સાહ અને લોકભાગીદારીના પગલે પંચમહોત્સવ દેશ વિદેશના લોકોને આકર્ષતા રાજ્યના પ્રમુખ ઉત્સવો પૈકીનો એક બની રહ્યો છે વર્તમાન પંચમહોત્સવની થીમ બેટી બયાવો બેટી પઢાવો નો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે પંચમહોત્સવ શ્રેષ્ઠત્તમ મનોરંજન ઉપરાંત દર વર્ષે એક અગત્યનો સંદેશ પણ લોકોમાં પ્રસરાવે છે જે તેની વિશેષતા છે

પાવાગઢની તળેટીમાં આવેલા ચાંપાનેર ગામના વાઘેશ્વરી માતાના મંદિરચોકથી ચોથી પાવનકારી પાવાગઢ પરિક્રમાનો ગઈકાલથી આરંભ થયો કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું હતું કે ધર્મ્મ અને સ્વાસ્થ્યને જોડતી કડીઓ યાત્રા અને પરિક્રમા હિંદુ ધર્મ પરંપરાનો ખૂબ અગત્યનો હિસ્સો રહી છે તેમણે ઉમેર્યું હતું કે પરિક્રમાના લીધે ઐતિહાસિક પરંપરાની સાચવણી ઉપરાંત સ્થાનિક વિસ્તારમાં રોજગારી અને ભાવિકોના પ્રવાહને પણ વેગ મળશે સરકારે જે ભાવિકો પગપાળા પરિક્રમા કરી શકે તેમ ન હોય તેમના માટે વાહન દ્વારા પણ પરિક્રમા કરી શ કે તે બાબતનું પરિક્રમા માર્ગ તૈયાર કરતી વખતે ધ્યાન રાખવામાં આવ્યું છે